ટ્વિટર ઉપર પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ જીનોવા બાયોફાર્મા બાયોલોજીકલ ઈ અને ડૉક્ટર રેડ્ડીની ત્રણ ટીમના સભ્યો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે અગાઉ ગયા શનિવારે પ્રધાનમંત્રીએ પુણેની સિરમ સંસ્થા અમદાવાદની ઝાયડસ બાયોટેક પાર્ક અને હૈદરાબાદની ભારત બાયોટેક એકમની મુલાકાત લઈને ત્રણેય એકમોમાં કોવિડની રસીના નિર્માણ અને વિકાસની પ્રક્રિયાની માહિતી મેળવી હતી

પહેલો ફ્લાય ઓવર સિંધુભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે

ગુરૂનાનક પર્વ શીખ ધર્મગુરૂ ગુરૂનાનક જયંતિની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે

આ ઉપરાંત સમગ્ર દેશમાં શીખ ભાઈ બહેનો ધાર્મિક આસ્થા સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડ઼ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક જ્યંતિ નિમિત્તે બધા જ નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ શીખ સમુદાયના નાગરિક ભાઇ બહેનોને આજે ગુરૂનાનક જ્યંતિના પાવન પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે રાજ્યભરના ગુરૂદ્વારામાં પણ ગુરૂનાનક જયંતિની ઉજવણી કરાઇ છે

અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પર આવેલ ગુરુદ્વારા ખાતે આજે ગુરૂનાનક જયંતિ નિમિતે અખંડ પાઠ અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી દરવર્ષે કરવામાં આવતા લંગર અને પ્રભાતફેરીના આયોજનને આ વર્ષે મુલતવી રાખવામા આવ્યા હતા

પૌરાણિક પરંપરા મુજબ કાર્તિકેયે તારકાસુરનો વધ કરી અસુરો પર વિજય મેળવ્યો હતો જેથી દેવોએ આજના દિવસે દિવાળીની ઉજવણી કરી હતી જેથી પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાએ દેવદિવાળી ઉજવવામાં આવે છે આજે રાજ્યના મોટા ભાગના મંદિરોમાં દિપોત્સવ અને અન્નક્ટ યોજાશે

કાર્તિકી પુનમના દિવસે રાત્રે કૃતિકા નક્ષત્રમાંથી ચંદ્રમા પસાર થાય છે ત્યારે ભગવાન સોમનાથ યન્દ્રમાંને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે ત્યારે રાત્રીમાં સોમનાથ મંદિરે આરતી થાય છે છેલ્લા કેટલાય વર્ષોથી અનેક શિવભકતો દૂર દૂરથી આ મધ્યરાત્રીના સોમનાથ મહાદેવ ના દર્શન માટે અયૂક આવે છે પરંતુ હાલના સમયને ધ્યાને રાખી કોઇ દર્શનાર્થી ને મંદીર માં પ્રવેશ આપવામાં નહીં આવે તેમજ મેળાનું આયોજન પણ રદ કરવામાં આવેલ છે મંદિરમાં આજે પરંપરા મુજબ મહાઆરતી મહાપૂજા થશે આ પૂજા અને આરતી ભક્તો સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ તથા સોશ્યલ મીડિયા માધ્યમથી ઓનલાઈન નિહાળી શકશે

દેવદિવાળી અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે શામળાજી મંદિર ખાતે આ વર્ષે કાર્તિકી પૂનમના મેળો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો તેમ છતાં મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ દર્શન કરવા માટે શામળાજી મંદિરે આવી પહોંચ્યા હતા આ તમામ દર્શનાર્થીઓ મંદિર બહાર રહીને ભગવાનના દર્શન કર્યા હતા

ભુકંપ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ગત મધ્યરાત્રીએ અને આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે

તો આજે સવારે સવા અગિયાર વાગ્યે ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે